લીંમડી બેઠક માટે ભારતીય જનતા પક્ષે કીરીટસિંહ રાણાને પસંદ કર્યા

જ્યારે સોમનાથ મંદિરમાં આવતીકાલથી લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થશે

રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાયૂંટણી માટે ગઇકાલે આઠ ઉમેદવારો તેમના ઉમેદવારીપત્રો ભર્યા મુખ્ય યૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલીક્રિષ્ણાએ જણાવ્યું કે ગઇકાલે અબડાસા બેઠક પર ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા અને જયસુખલાલ ફરજી ડાયાણીએ ધારી બેઠક માટે ભાજપના કાકડીયા જયસુખભાઈ અને કોકીલાબેન જયસુખભાઈ કાકડીયાએ ગઢડા બેઠક પર અપક્ષ ઉમેદવારો હરિલાલ પરમાર અને શાંતિલાલ રાણવાએ કરજણ બેઠખ પર ભાજપના અક્ષય પટેલ અને ડાંગ બેઠક માટે ભાજપના વિજય પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી

લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આખરે ભાજપ દ્વારા પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા ઉપર પસંદગી ઉતારી હોવાનું જાણવા મળેલ છે

ગઇકાલે બપોરે ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ સી

પાટીલ ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અમદાવાદના મેયર બીજલ પટેલ સહિત અગ્રણીઓએ અમદાવાદ વિમાની મથકે ગૃહમંત્રીને આવકાર્યા હતા ગૃહ્મંત્રી આજે ભાજપના આગેવાનો સાથે પેટાયુંટણી અંગે ચર્ચા વિચારણા કરે તેવી શકયતા છે આ રોકાણ દરમિયાન શ્રી અમિત શાહ અમદાવાદ શહેર અને તેમના મત વિસ્તારના કેટલાક સ્થળોની મુલાકાત લે તેવી પણ શકયતા છે દરમિયાન કોંગ્રેસના ભુતપુર્વ અધ્યક્ષ રાહ્લ ગાંધી પણ આ મહિનાના અંતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટા યુંટણીના સંદર્ભમાં રેલી યોજે તેવી શકયતા છે રાજ્યસરકારે દુધ ઉત્પાદન સાથે સંકળાયેલા પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે રાજ્ય સરકાર દ્વારા દુધ ઉત્પાદકક મંડળીઓ પાસે દુધમાથી બનાવામાં આવતા પાવડરનો સંગ્રહ મોટી માત્રમાં થઇ ગયો છે જેથી દુધના પાવડરનો બજારમાં ભાવ ઓછો થઇ ગયો છે

તે સાથે સરેરાશ મૃત્યુ દર બે પોઈન્ટ ત્રણ ટકા થયો છે

નવરાત્રી પૂર્ણ થયેથી મંદિર નિયમિતપણે દર્શન માટે ખુલ્લું મૂકાશે પાવાગઢ મંદિર સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે મંદિર સમિતિએ જણાવ્યુ છે કે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોઇ કોવિડ ફેલાવવાની શકયતા વધી જતી હોય છે જેથી કોરોનાની ગંભીરતાને ધ્યાને લઇ મંદિર સમિતિએ આ નિર્ણય લીધો છે સોમનાથ મંદિરનો લાઇટ એન્ડ સાઉન્ડ શો આવતીકાલથી ફરીથી યાત્રિકો માટે શરૂ કરવામાં આવશે સરકારની ગાઈડલાઈન પ્રમાણે હવે આરતી સમયમાં યાત્રિકોને પ્રવેશ આપવામાં આવશે નહીં

જેમાં જીલ્લાના ઉમેદવારોને સોલર અવેર્નેસ ઍડ સોલાર ટ્રેઇનીંગ વિષે માર્ગદર્શન આપવામાં આવશે આ વેબિનારમાં સ્કિલ અપગ્રેડેશન સેન્ટર જી

ડી સીના પ્રતિનિધિઓ દ્વારા જીલ્લાના ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવશે વેબિનારનો લાભ લેવા ઇચ્છુક ઉમેદવારોને ઓનલાઇન જોડાવા અનુરોધ કરાયો હતો ઈડરીયા ગઢનો પર્વત સર કરવા માંગતા યુવક યુવતી માટે સાહસિક પ્રવૃતિનું આયોજન સાબરકાંઠા જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા ચાલી રહ્યું છી ઇડરિયા ગઢ ખાતે પર્વતારોહણ તાલીમ શિબીર પ્રતિ શનિવાર રવિવારના રોજ રાખવામા આવે છે

હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આવતીકાલથી રવિવાર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જ વરસાદી ઝાપટાં થવાની શક્યતા છે